દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય સમાજ સંમેલનનું ઉદ્દઘાટન કરતાં તેમણે કહ્યું હતું શિયાળાની ઋતુ દરમિયાન ઉજવાતા તહેવારો વખતે પર્યાવરણનું પ્રદ્દષણ વધી જતાં બાળકો અને વડીલોને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે આ સમસ્યા દિલ્હી જેવા શહેરોમાં વધુ જોવા મળે છે સ્વામી દયાનંદ સરસ્વતીના કાર્યોનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિએ તેમને સામાજીક અને આધ્યાત્મિક સુધારક ગણાવ્યા હતા તેમણે કહ્યું કે સ્વામી દયાનંદે શિક્ષણ મહિલાઓનું સશક્તિકરણ તથા અસ્પ્રશ્યતા નિવારણ જેવી સમસ્યાઓ માટે કરેલી પહેલો આજે પણ પ્રસ્તૃત છે રાષ્ટ્રપતિ સ્વામી દયાનંદ તથા આર્ય સમાજે સમગ્ર સમાજ માટે કરેલી કામગીરીને ખાસ કરીને મહિલાઓ અને સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે કરેલી કામગીરીને બિરદાવી હતી

દેશમાં હરીતક્રાંતિના પ્રણેતા ડોકટર એમ

સ્વામીનાથનના અધ્યક્ષપદે રચાયેલી જયુરીએ ભારતીય અન્ન અને કૂષિ પરિષદ દ્વારા અપાતા આ પુરસ્કાર માટે ગુજરાતની પસંદગી કરી હતી ક્રષિ મહોત્સવ સોઇલ હેલ્થ કાર્ડ જળસંચય ટપક સિંચાઇ ડેરી પશુપાલન જેવી પહેલો થકી ગુજરાતે પ્રગતિની નવી દિશા ચિંધી છે એવી જ રીતે નવી ટેકનોલોજીનો ક્રષિ ક્ષેત્રે ઉપયોગ કરવામાં ગુજરાત હંમેશા આગળ રહ્યું છે રાજયએ કૂષિ ક્ષેત્રે સેટેલાઇટ ઇમેજીસ જીઆઈએમ મેપિંગ અને યુએવીના ઉપયોગથી ટેકનોલોજી બાબતે હરણફાળ ભરી છે

રાજ્યમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસને ગૌરવભેર ઉજવણી કરાશે

રાજય સરકાર વિવિધ સંસ્થાઓ યુવા મંડળો અને મહિલા મંડળોના સહયોગથી રાજયભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે રાજ્યમાં તમામ પોલીસ એકમો જિલ્લા મથકો અને મહાનગરો ખાતે રન ફોર યુનિટી મેરેથોન દોડનું આયોજન કરાયું છે

વિદ્યાર્થીઓ દ્વારા એકતા રેલી અને જિલ્લા મથકો મહાનગરોમાં પોલીસ બેન્ડ ડિસ્પ્લે યોજાશે સ્થાનિક પોલિસ દ્વારા શહીદોના પરિવાર અને શાળાઓની મુલાકાત લઈ શહીદોનું ગૌરવ વધે તે માટે શ્રધ્ધાંજલિ પાઠવાશે

શોભાયાત્રા શંખલપુર ગામે પધારતા ગ્રામજનો અને ટોડા ટ્રસ્ટ દવારા સ્વાગત કર વામાં આવ્યું હતું શિતલ વૈશ્નવ વિનોદ જોષીને એવોર્ડ ગુજરાતી ભાષાના જાણીતા કવિ શ્રી વિનોદ જોશીને ગઈકાલે જૂનાગઢ ખાતે પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરાયો આ પ્રસંગે સામે આવી અજાણી દિવાલ મહિયર પાછું સાંભરે છે કુંચ આપજો બાઈજી વગેરે કવિતાઓ રજૂ કરવામાં આવી હતી